ફેસબુક વોટ્સઅપ ટ્વીટર અને ગુગલ સહિત આઈએએમએઆઈ તથા અન્ય સામાજિક માધ્યમ સંગઠનો દ્વારા ચૂંટજી આયોગને આપેલા આ આચારસંહિતા અંતર્ગત એક ઉચ્ચસ્તરીય રિપોટિંગ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે જેનાથી ચૂંટણી દરમિયાન સંબંધિત બાબતોમાં ઉલ્લંઘન વિરુદ્વ ઝડપથી અને કડક કાર્યવાહી કરવા માટે એક વિશેષ ટૂકડીની સ્થાપના કરવામાં આવશે મતદાનના અંતિમ અડતાલીસ કલાકમાં કોઈને પજ્ઞ રાજકીય પ્રચાર માટે સામાજિક માધ્યમ સંગઠનોનો ઉપયોગ કરવાની પરવાનગી આપશે નહીં આ વ્યવસ્થામાં રાજકીય દળોની જાહેરાતોની પારદર્શિતા નક્કી કરવાની પણ જોગવાઈ છે સામાજિક માધ્યમોએ પંચની એમસીએમસી દ્વારા પૂર્વ મંજૂરી લેવાયેલી રાજકીય જાહેરાતો જ લેવાની બાબત જાહેર કરી છે તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવેલી આ આચારસંહિતાનો ઉદ્દેશ્ય ચૂંટજી પ્રક્રિયાની વિશ્વસનીયતા બનાવી રાખવાનો છે

જેથી આમ પ્રજાની શાંતિમાં ખલેલ પહોંચે છે તેમજ ઘ્વનિ પ્રદૂષણ થાય છે

એકબીજા પર રંગ લગાડી ધુળેટીની શુભેચ્છા પાઠવે છે ધૂળેટીમાં રસાયજ્ઞયુક્ત રંગો વગર હવે લોકોમાં કુદરતી રંગોથી પજ્ઞ ધૂળેટી રમવાનું ચલજ્ઞ વધી રહ્યું છે રાજ્યપાલ શ્રી ઓ

કોહલી અને મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાજ્ઞીએ સૌ નાગરીકોને હોળી ધુળેટી પર્વે શુભેચ્છા પાઠવી છે

આશૂતોષ અંતાણી ગુજકેટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ જીએસઈસી દ્વારા આગામી છવ્વીસમી એપ્રિલે લેવાનારી ગુજરાત કોમન પ્રવેશ પરીક્ષા ગુજકેટ માટે વિદ્યાર્થીઓ તેમની માહિતીમાં ચોવીસમી માર્ચ સુધી ઓનલાઈન સુધારો કરી શકશે બોર્ડની યાદીમાં જજ્ઞાવ્યા અનુસાર જે વિદ્યાર્થીઓ તેમની માહિતીમાં સુધારો કરવો હોય તે ઓનલાઈન તેમાં સુધારો કરી શકશ આ ઉપરાંત પરીક્ષા સમયે એટલે કે છવ્વીસમી એપ્રિલે પરીક્ષા દરમિયાન દરેક વિદ્યાર્થીએ બોર્ડ દ્વારા આપવામાં આવેલ પરીક્ષા પ્રવેશ પત્ર તથા કોઈપજ્ઞ ફોટો ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે